પી એલ ક્રિકેટ સ્પર્ધામાં બેંગ્લોરમાં રમાનારી પહેલી મેયમાં દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે અને કોલકતામાં રમાનારી બીજી મેચમાં કોલકતા નાઇટ રાઇડર તથા મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે

કાશ્મીરની અનંતનાગ બેઠકની યૂંટણી પણ આવતીકાલે યોજાશે ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધિર રંજન ચૌધરી બહેરામપુરથી કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રિયો આસનસોલથી અન્ય કેન્દ્રિય મંત્રી એસ

આફલુવાલિયા બર્ધમાન દુર્ગપુરથી યૂંટણી લડશે ઉપરાંત મુનમુન સેન અને સતબ્દિ રોય જેવા ફિલ્મ કલાકારો પણ ચૂંટણી લડશે બિહારમાં દરભંગા ઉજ્જરપુર સમસ્તીપુર બેગુસરાઇ તથા મુંગેર બેઠક પર મતદાન યોજાશે બિહારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રોય અને રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા ઉજ્જરપુરથી યૂંટણી લડશે જયારે બેગુસરાય ખાતે ભાજપના અગ્રણી નેતા અને કેન્દ્રિય પ્રધાન ગિરીરાજ સિંહ રાષ્ટ્રીય જનતા દળના તનવીસ ફસન અને સી

ના કન્હૈયા કુમાર વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો છે દરભંગા ખાતે રાષ્ટ્રીય જનતા દળના અબ્દુલ બારી સિદ્દિકી અને ભાજપના ગોપાલજી ઠાકુર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે

કેન્દ્ર પાડામાં ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ બૈજયન્ત પાંડા અને બીજુ જનતા દળના અનુભવ મોફન્તી વચ્ચે મુકાબલો છે ઉત્તરપ્રદેશમાં ઇ વી એમ મશીનો અને ચૂંટણી સંબંધિત સામગ્રી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠલ મતદાન મથકોમાં મોકલવામાં આવી છે

આ તબક્કામાં મુખ્ય સ્પર્ધકોમાં એસ

અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ એસ

કમિશનના અધ્યક્ષ રામશંકર કથેરીયા ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન સત્યદેવ પચૌરી ભાજપના સાક્ષી મહારાજ ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન સલમાન ખૂરશીદ અને કોંગ્રેસના શ્રી પ્રકાશ જયસ્વાલનો સમાવેશ થાય છે

મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ પણ છિંદવાડા બેઠકની પેટાયૂંટણી પર ઉમેદવાર છે આવતીકાલે લોકસભાની છ બેઠકો માટે મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાશે આ તબક્કામાં મુખ્ય સ્પર્ધકોમાં કમલનાથના પુત્ર નકુલનાથ રાજ્ય ભાજપના પ્રમુખ રાકેશસ સિંહ રાજ્ય વિધાનસભાના વિપક્ષના નેતા અજયસિંહ અને વિવેક તંખાનો સમાવેશ થાય છે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

ભાજપના અધ્યક્ષ અમિત શાહ બિહારના સીતામઢી અને સરનમાં તેમજ ઉત્તરપ્રદેશના મોહનલાલગંજ તથા બારાબાંકીમાં આજે જાહેરસભાઓ યોજશે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના બહરાઇચમાં રેલીમાં સંબોધન કરશે તથા ધૌરાહરામાં રોડ શો યોજશે

ના વડા માયાવતી આજે રાજસ્થાનના અલવર તથા ભરતપુરમાં રેલીઓ યોજશે

સલામતી દળોને જેમ જેમ માહિતી મળતી જાય છે તેમ તેમ તેમની કાર્યવાહી વધુ સઘન બની રહી છે આકાશવાણી ન્યુઝ સાથેની મુલાકાતમાં શ્રી વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે આ અંગે નવી નવી માહિતી મળી રહી છે અને વિદેશની તપાસ સંસ્થાઓ શ્રીલંકા સરકારને તપાસમાં મદદરૂપ બની રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની માહિતી મળી હતી પણ તેના ઉપર કાર્યવાહી થઇ ન હતી જા કે ભવિષ્યમાં આવી ભુલ થશે નહીં તેમણે સ્વીકાર્યું હતું કે કેટલાંક કાયદાઓમાં જાગવાઇ ન હોવાથી આઈ

ત્રાસવાદી સંગઠન સાથે સાંઠસાંઠ ધરાવતા કદરવાદીઓની ધરપકડ કરી શકાઇ ન હતી તેમણે કહ્યું કે શ્રીલંકામા કેટલાંક સંગઠનો હિંસા માટે ઉશ્કેરણી કરે છે પણ લંકાના મોટા ભાગના મુસ્લિમો તેને માન્ય રાખતા નથી તાજેતરના બનાવોના લીધે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગને અસર થઇ છે તેનો સ્વીકાર કરીને શ્રી વિક્રમસિંઘેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ઓગસ્ટ પછી પ્રવાસીઓ શ્રીલંકા આવવાની શરૂઆત થશે

સંગઠનો ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે

સરકારે આ બન્ને સંસ્થાઓની કામગીરી બંધ કરવાનો તથા તેમની મિલકતોને ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવાર સુધી ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધનાર ફાની દિશા બદલીને ઉત્તર પૂર્વ દિશાએ આગળ તેવી સંભાવના છે આ ના લીધે આવતીકાલથી બુધવાર સુધીમાં કેરળ આંધ્રપ્રદેશ તથા તમીલનાડ઼ના ઘણા વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે ફાનીના કારણે દરિયો તોફાની રહે તેવી સંભાવના હોવાથી માછીમારોને દરિયો નહીં ખડેવાની સુચના અપાઇ છે

હવામાન વિભાગે આજે ચોખ્ખું આકાશ અને જમીન સપાટી પર વહેતા તીવ્ર પવનની આગાહી કરી છે

તીવ્ર ગરમીના કારણે રાજ્યની મોટાભાગની નદીઓમાં પાણી સુકાઇ ગયાં છે તમામ શાળાઓ જૂન સુધી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી થોડા દિવસ સુધી હીટ વેવની સ્થિતિ યાલુ રહેશે તેલગાણા ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી કૂકાંત પવનને કારણે તાપમાન વધી રહ્યું છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી થોડા દિવસો માટે હીટ વેવ ચાલુ રહેશે

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશોમાં સોમવાર સુધી ગરમીનું મોજું યથાવત રહે તેવી સંભાવના છે

આ બનાવના પગલે વિશ્વભરના વિમાન મથકોએ એર ઇન્ડિયાના મુસાફરોને ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી